અદાલતે કહ્યું કે સરકાર સસ્તી સારવારની વ્યવસ્થા કરે તે સાથે જે સર્વોચ્ય અદાલતે કેન્દ્ર અને તમામ રાજ્યની સરકારોને કડકાઈથી કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો અને કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટીને સુનિશ્ચિત કરવા પણ જણાવ્યુ હતું આરતી ભદ્દ ધોળાવીરા સાઈટ કચ્છમાં આવેલ પુરાતત્વીય ધોળાવીરા સાઈટ પર યુ નેસ્કોની ઉચ્યસ્તરીય સમિતિ ગઈકાલે ધોળાવીરા પહોંચી હતી

આ અહેવાલ સકારાત્મમ આવશે તો આગામી સમયમાં ધોળાવિરાનું સ્થાન વર્લ્ડ હેસ્ક્રિજ સાઈટમાં હોવાની સંભાવના છે

આરતી ભદ્દ નાયબ મુખ્યમંત્રીનીતિન પેટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભારત બાયોટેક કંપની દ્વારા બનેલી કોરોના વેક્સિનની પ્રેથમ દ્રાયલમાં અમદાવાદની સોલા હોસ્પિટલમાંથી એક પણ વ્યક્તિને આડઅસર થઈ નથી

ઉત્તરના પહાડી રાજયોમાં થયેલી હિમવર્ષાને લીધે ડંખીલા ઠારથી ઠંડીનું મોજુ કાતિલ બન્યું છે ગઈકાલે વિતેલા દાયકાની વિક્રમી ઠંડી પડતા નલિયામાં પારો ર

હવામાન વિભાગ દ્રારો આગામી બે દિવસ દરમ્યાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે